આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પક્ષ વચ્ચે સીધી સ્પર્ધા હતી

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારતની આ પ્રથમ મુલાકાત વખતે તેમના પત્ની મેલાનીયા ટ્રંપ પણ ભારત આવશે ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન શ્રી ટ્રમ્પ ગુજરાત અને દિલ્ફીની મુલાકાત લેશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભારત અને અમેરીકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પરસ્પર વિશ્વાસ મૂલ્યો પરસ્પર સન્માન તથા સમજણ ઉપર આધારીત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં આ સંબંધો વધુ ગાઢ બન્યા

અમેરીકાના પ્રમુખની આ મુલાકાતથી બંને દેશોના આગેવાનોને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તથા તે વધુ મજબૂત બનાવવાની તક મળશે

લોકસભામાં સામાન્ય અંદાજપત્ર અંગે ગઇકાલે રાત સુધી ચર્ચા યાલી હતી વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ આ ચર્ચામાં ભાગ લઇને બજેટ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા

બજેટ સત્રનો બીજો તબક્કો આગામી બીજી માર્ચથી શરૂ થશે

વધુ વિગતો લોકસભાની વેબસાઇટ પરથી જોઇ શકાશે

કેન્દ્રિય ગૃહમંત્રાલય ગઇકાલે બહાર પાડેલા જાહેરનામામાં આ ત્રણેય આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી દેશમાં પ્રવેશ્યા એ બનાવની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે

મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિની સ્થાપના કરવા સમાજના બધા જ વર્ગોનો સહકાર માંગ્યો છે

ગઇકાલે કોક્રાઝારમાં બોડોલેન્ડ દિવસની ઉજવણી કાર્યક્રમમાં શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાના સૂત્રો સંભાળતી વખતે તેમની સરકારે આસામને બળવાખોરોની સમસ્યાથી મુક્ત રાજ્ય બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો તેમણે તાજેતરમાં સધાયેલી બોડો શાંતિ સમજૂતીને આ દિશામાં લેવાયેલ ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું

બાંગ્લાદેશના તોહીદ હ્રીદય શમીમ હુસેન અને રકીબ ઉલ હસન તેમજ ભારતના આકાશસિંહ અને રવિ બિશ્નોઇ સામે ત્રણ ભૂલો માટે કસુરવાર ઠેરવીને તેમની સામે પ્રતિબંધો લાદ્યા છે

ભારતીય સેનાના આધુનિકીકરણના ભાગરૂપે મળનારી આ શસ્ત્ર પ્રણાલી હવાઇ હુમલાનો અસરકારક સામનો કરવા સક્ષમ છે અમેરીકાની સંરક્ષણ સલામતી સહકાર સંસ્થાએ જણાવ્યું છે કે ટ્રમ્પ વહિવટીતંત્રે આ પ્રણાલી ભારતને આપવાના અમેરીકાના દ્રઢ નિર્ધારની જાણ અમેરીકન કોંગ્રેસને કરી છે

શ્રી સુમન હવે ડેપ્યુટેશન પર કેન્પ સરકારમાં કામ કરી રહ્યા છે

રાજ્ય સરકારે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી વિકાસ કમિશનર અરૂણકુમાર સિંઘની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસના તારણોને આધાર પર કરવામાં આવી હતી

શ્રી મોદી સાથે મુલાકાત પછી ઇઝરાયેલના સલાહકાર શબ્બાતે સંરક્ષમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી બંને દેશો ભારત અને ઇઝરાચેલે પરસ્પર સલામતી અંગે સમજતીનું આદાનપ્રદાન કર્યું ગયા અઠવાડિયે લખનઉ ખાતે સંરક્ષણ એકસ્પોના એક કાર્યક્રમના સંબોધન કરતા ઇઝરાયેલના રાજદૂત ડોકટર રોન માલ્કાએ કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્યે ભાગીદારી પરસ્પર સન્માન વિશ્વાસ મૂલ્યો હિતો પરંપરા અને સંસ્કૃતિના પાયા પર ઝડપથી આગળ વધી રહી છે